આ વખતના ચોમાસુ સત્રમાં પ્રશ્ન કલાક રહેશે નહિં તેમજ સભ્યોના ખાનગી વિધયકો હાથ ધરાશે નહીં લોકસભા અને રાજયસભા સચિવાલયોએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છેકે આ સત્ર માં સંસદની બેઠકો શનિવારે અને રવિવારે પણ યોજાશે કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આ વખતે સાવચેતીના કેટલાક પગલાં લેવાયા છે

માર્ગ અને પરિવહન મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે દેશના વાહન ઉધોગન વિકસીત એવા આંતરરાષ્ટ્રીય વાહન ઉધોગ સમકક્ષ લાંબા ગાઈાની નિયંત્રણવાળો નીતિ ઘડવામાં આવી છે વાહનોમાંથી થતાં ઉત્સર્જન તથા વાહનોમાં સલામતીના ફીચર વધારવા નિયમો પણ જાહેર કરા યા છે આ નિયમોમાં એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ અરબેગ રિવર્સ પાર્કીંગ સહાય પધ્ધતિ વગેરે બાબતો નો સમાવેશ કરવામાં આવ્યો છે મંત્રાલયે જણાત્યું છે કે સલામતીના કેટલાંક પાસાઓને તાકીદે લાગૂ ક રાશે આ પૈકો ટાયર પ્રેશર દેખરેખ પધ્ધતિ આગામી ઓકટોબરથી લાગુ થાય તની સંભાવના છે દિવ ચકો વાહનો માટે સાઈડ સ્ટેન્ડ ફ્ર્ટ રેસ્ટ એકસટર્નલ પ્રોજેકશન જેવા નિયમો ટુંક સમયમાં લાગુ કરાશે

રાજયના એક લાખ મહિલા જુથને કુલ અક હજાર કરોડ સુધી ધિ રાણ અપાશે

ગ્રામિણ વિસ્તારોમાં આ યોજનાનું અમલીકરણ ગ્રામવિકાસ વિભાગના ગુજ રાત આજીવિકા પ્રોત્સાહન કંપની દવારા કરાશે જયારે શહેરી વિસ્તારોમાં શહેરી વિકાસ વિભાગનું ગુ જરાત આજીવિકા પ્રોત્સાહન કંપની દવારા કરાશ મહિલાઓને પોતાનો નાનો મોટી વ્યવસાય ગૃહ ઉ ધોગ વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળો રહશે

આ સુચના મુજબ વિધાર્થિઓએ હોલ ટિક્રોટ ઓનલાઈન ડાઉનલોડ કરવાની રહેશે

વ્યવસાયલક્ષો પ્રવાહના કષિકોમર્સ ગહ વિજ્ઞાન જેવા જૂથની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા એ લેવાની રહેશે પરીક્ષાઅ માસ્ક પહેરવો તથા સામાજીક અંતર જાળવવું ફરજીયાત છે

તે સાથે હિન્દી પખવાડાનો પણ પ્રારંભ થશે

આશ્તોષ અંતાણી કચ્છ વરસાદ સમગ્ર રાજયની સાથે કચ્છમાં પણ ફરી સક્રીય થયેલી ચોમાસ સિસ્ટમની અસર તળે આજે જિલ્લાભરમાં વાદળછાય વાતાવરણ રહય હતું